પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

ધાર્મિક સ્થળો હાલ માત્ર હાલ માત્ર વ્યક્તિગત રીતે દર્શનની મંજુરી અપાશે અન્ય ધાર્મિક વિધિ સામૂહિક પ્રાર્થના આરતી પઠનની છૂટ નથી

ધાર્મિક સ્થળો ઉપર ભીડભાડની મંજુરી નહી અપાય ભીડભાડ ના થાય તે માટે રાજ્યમાં ઘણાં ધાર્મિક સ્થળોએ અલગ અલગ શીફ્ટમાં પૂજનનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને દર્શનાર્થીઓને મુલાકાત દર્શનના સમય સાથેના ટોકન અપાશે ધાર્મિક સ્થળોમાં પ્રવેશતા પહેલાં ફરજિયાતપણે દરેકે પોતાને સેનીટાઇઝ કરવા પડશે રાજ્યના મંદિરો મસ્જીદો ગીરજાઘરો ગુરૂદ્વારામાં સામાજીક અંતર જળવાય તે રીતે પ્રાર્થનાનું આયોજન કરી રહ્યા છે ધાર્મિક સ્થળો પર સામૂહિક પગરખાં મૂકવાની વ્યવસ્થા પર પ્રતિબંધ હોઇ શ્રદ્ધાળુઓએ પગરખાં પોતાના વાહનની અંદર જ રાખવાના રહેશે

રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને માલિકોએ ફેસ કવર અથવા માસ્કનો ખાસ ઉપથોગ કરવો પડશે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ મોલ રેસ્ટોરન્ટ અથવા કાર્યસ્થળોમાં જતા સમયે તમામ કર્મયારીઓ કારીગરો અને માલિકોએ સુરક્ષા ઉપાયોનું પાલન કરવું પડશે

ઉધરસ અથવા ખાતા સમયે મોઢા અને નાકને ટીસ્યુ પેપર અથવા રૂમાલથી કે અન્ય રીતે ઢાંકેલું રાખવું તથા તે પછી ટીસ્યુ પેપરનો યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી છે તમામ લોકોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે કોઇ પણ પ્રકારની બીમારી થવા અંગે તરત જ રાજ્ય અથવા જિલ્લા હેલ્પલાઇન પર સંપર્ક કરવો પડશે

સ્ટે ચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસીઓની સલામતીની જવાબદારી હવે સેન્દ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ ને સોંપવામાં આવી છે

જ્યારે સ્ટેચ્યુની બહારની સિક્યુરિટીની જવાબદારી જેવી કે નર્મદા ડેમ સ્ટેચ્યુની બહાર પાર્કિંગ રોડ ટ્રાફીક વગેરેની કામગીરી નર્મદાની સ્થાનિક પોલીસ એસઆરપી અને અન્ય સ્ટાફ સંભાળશે

કંપની પ્રાઇવેટ સિકયુરીટી સંભાળે છે

હાલ રામ ચોક ખાતે જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ આ કચેરી તૈનાત કરાઇ રહી છે નિલેશ દુબેના જણાવ્યા અનુસાર આ જવાનોની સાથે તાલીમ પામેલા ત્રણ ડોગ સ્ક્વોડની ટુકડી પણ બોલાવી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સઘન ચેકિંગનું કામ કરશે આ ટુકડી ત્રાસવાદીઓની હિલયાલ અને વિસ્ફોટોક કામગીરી ઉપર નજર રાખશે જ્યારે પ્રવાસીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થશે ત્યારે આ જવાનો કામગીરી સંભાળી લેશે

ખાંભામા ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા નદીઓમા પુર વહેતા થયા હતા તો સાવરકુંડલામા બે ઇંચ અને ધારી અને બાબરામા પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જયારે રાજુલા અને બગસરામા એક ઇંચ વરસાદ નોંધાયો હતો લીલીયા અને વડીયામા પોણો ઇંચ તેમજ અમરેલીમા અડધો ઇંચ પાણી પડ્યું હતુ ભારે પવનથી ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ બની હતી તો અનેક નદીઓ બે કાંઠે વહી હતી

ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા પણ મેઘરાજા મનમુકીને વરસતા પડતા ગરમીમાં રાહત થઇ હતી સાવરકુંડલાના ઘાંડલા નજીક ચીખલીયો નદીમા પુર આવતા લોકો પૂરના પાણી જોવા દોડી ગયા હતા

ઉપરાંત ખાંભાથી પસાર થતી ધાતરવડી નદીમા પણ ઘોડાપુર આવ્યું હતુ

ધોધમાર વરસાદથી ધર્મશાળા તેમજ ભુત વડલી વિસ્તારમા ખેતરોનો પાળા પણ તુટી ગયા હતા

બોટાદ ના વતની હાલ સુરતમાં રહેતા યુવાનો દ્વારા વતન માટે કાંઈક કરવાની ભાવના સાથે બોટાદમાં મિશન ગ્રીન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વાતાવરણમાં આવી રહેલા બદલાવ ને ધ્યાને લઈ બોટાદ ને ગ્રીન બોટાદ બનવવાના દ્રઢ સંકલ્પ સાથે ગત વર્ષે ગ્રીન બોટાદ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું